ખુલ્લી જગ્યામાં ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવવું પડશે ડોર ટુ ડોર પ્રયારમાં ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિઓને જ ભાગ લેવાની મંજૂરી અપાશે

જે જગ્યાએ ચૂંટણી યોજવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જતે જિલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ કમિશ્નરની મંજૂરી મેળવી માર્ગદર્શિકા પ્રમાણે પ્રચાર કરી શકાશે

તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરો સ્માર્ટ સીટી બને અને વિશ્વના શહેરોની સરખામણીએ ઉભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવવામાં આવ્યું છે

તેમણે વધુમાં જણાવ્યું કે ઓનલાઇન સેવા સેતુના માધ્યમથી ગામડાના નાગરિક સુધી સામાન્ય ઉપયોગી સેવાઓ પહોંચી છે

હસ્તકની આઠ મેડીકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી માં આ વર્ષ પુરતો કોઇ વધારો નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે રાજ્યમાં જી

તેમણે ઉમેર્યુ કે સરકારી ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ

આર

ડોલર જે ગયા વર્ષે નિયત કરાઇ હતી તે જ ફી આ વર્ષે પણ આ ધોરણે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મહિલાઓ સામેના ગુન્હામાં પોલીસોએ સૌ પ્રથમ એફઆઇઆર ફરજીયાત દાખલ કરવાની રહેશે એવી જ રીતે કોઇપણ પોલીસ મથકના કાર્યક્ષેત્રની બહાર જો ગુન્હો થયો હોય તો પણ સંબંધિત પોલીસ મથકને ફરીયાદ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પોલીસ ધ્વારા નિયમોના પાલનમાં કોઇપણ ભુલ થઇ હોય તો એવા સંજોગોમાં સંપુર્ણ તપાસ થવી જોઇએ અને આ ભુલ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ

દરિયાઇ મંદિર સુરક્ષામાં ગોઠવાયેલ સુરક્ષા બંદોબસ્ત કેટલો સજાગ સતર્ક અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલી ક્ષમતા ધરાવે છે તેની ચકાસણી કરવા માટે વર્ષમાં બે વાર સાગર સુરક્ષા કવચ રાજ્ય કેન્દ્રના સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજવામાં આવે છે